કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે માતાનામઢ ખાતે આવેલ મા આશાપુરા મંદિર તા

આ અંગે વધુ વિગતો આપતા નખત્રાણા લખપત પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવતે આ પ્રમાણે કહ્યું હતું

રાજ્ય સરકારે તેમની નિમણૂંક આરોગય અને પરિવાર કલલ્યણ વિભાગ અંતર્ગત આવતા ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશનના એમડી તરીકે કરી છે જોશીની નિમણૂંકથી તેમને અધિક હવાલામાંથી મુક્તિ મળી છે

જોશીના સ્થાને અન્ય કોઈ અધિકારીની નિમણૂંક કરાઈ નથી સંભવતઃ ટૂંક સમયમાં નવા અધિકારીની નિમણૂંકનો આદેશ થઈ શકે છે

આ અંગે વધુ વિગતો આપતા કચ્છ જીલ્લા ખેતીવાડી અધિકારી દિનેશભાઈ મેણાતે આ મુજબ જણાવ્યું હતું

અને પછી પણ નહીવત પ્રમાણ જ રહેશે

તદુપરાંત હાલમાં કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન હોવાથી અતિ ભાવે વરસાદની શક્યતા નહીવત છે